મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં અમદાવાદ શહેરમાં સુએઝના શુધ્ધીકરણ થયેલા પાણીના પુઃન વપરાશ માટે ફતેહવાડી કેનાલમાં સિંચાઈ હેતું સર આ પાણી આપવાના લોર્કાપણનો કાર્યક્રમ યોજાયો હતો

મુખ્યમંત્રીએ ગુજરાતમા ચાલું વર્ષે વ્યાપક પ્રમાણમાં વરસાદ પડ્યો છે ત્યારે રાજ્યના ખેડૂતો વિક્રમ જનક કૃષિ ઉત્પાદન કરી દેશને નવી દિશા પૂરી પાડવાનું આહવાન કર્યું હતું

એમ મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિતીમાં ઉધોગસાહસિકોને સરળતાથી નાણાં સહાય મળે તે માટે ઉધોગ વિભાગ અને બેંક ઓફ બરોડા વચ્ચે સમજૂતી કરાર થયાં છે હવે જે નવાં ઉધોગસાહસિકો ગુજરાતમાં સૂક્મ્ખ લધુ અન મધ્યમ ઉધોગો સ્થાપવા માગે છે તેને સમયસમર્યાદામાં અને જરૂરીયાત મુજબ નાણાં મળી રહશે

બેંક ઓફ બરોડા એ આ હેતુસર મુંબઈ ખાતે એક સેન્ટરલાઈઝડ મોનેટેરીગ સેલ પણ કર્યું છે

લધુ અને મધ્યમ એકમોને ઉધોગ શરૂ કરવાની જરૂરી પરવાનગી લેવામાંથી ત્રણ વર્ષમા માટે અપનાવેલો છે મુખ્યમંત્રી વિરાસત સ્વૈચ્છિક સંસ્થાઓ લોકોને ઉપયોગી હોય તેવા કોઈપણ પ્રોજેક્ટ પોતાના અનુદાનથી શરૂ કરે તો રાજ્ય સરકાર તેમાં તેટલું જ સમાન અનુદાન ફાળવશે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે અમદાવાદમાં રોટરી ડિસ્ટીક્ટ કોન્ફરન્સ વિરાસતની પ્રારંભ વેળાએ આ મુજબ જણાવ્યું હતું વધુમાં મુખ્યમંત્રી શ્રી રૂપણીએ જણાવ્યું હતું કે દેશમાં આરોગ્ય સેવા જેવા ક્ષેત્રોમાં કાર્ય કરવાની ઘણી સંભાવનાઓ છે રાજ્ય અને કેન્દ્ર સરકાર વિવિધ લોકઉપયોગી યોજનાઓ થકી આ કાર્ય કરી રહી છે મુખ્યમંત્રીએ સેવાભાવી સંસ્થાઓને પોતાનું યોગદાન આપવા આગળ આવવાનું આહવાન કર્યું હતું આ અવસરે મુખ્યમંત્રીએ રોટરી લીગસી બુકનું વિમોચન કર્યું હતું

ના સમર્થમાં સુરેન્દ્રનગર અને જામનગરના કાલાવાડમાં રેલીઓ યોજાઈ હતી અને વહીવટીતંત્રને અમલ કરવા આવેદનપત્ર સુપરત કર્યું હતું સુરેન્દ્રનગરમાં મેગામોલથી શરૂ થયેલી મૌન રેલીમાં જિલ્લા ભાજપના પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય વિશ્વ હિંન્દુ પરીષદના વિપિન ભાઈ ટોલીયા વગેરે મહાનુભાવો જોડાયા હતા રેલી શાંતિપૂર્ણ રીતે પૂરી થયી હતી જામનગરના કાલાવાડમાં સરદાર પટેલની પ્રતિમાથી સમર્થમાં રેલી યોજાઈ હતી લોકોએ રેલીમાં જોડાઈને નાગરીક્તા સંશોધન અધીનીયમના સમર્થનમાં સૂત્રો પોકાર્યા હતા મામલદારને આવેદનપત્ર પણ સુપર્ત કર્યુ હતું દરમ્યાન નાગરીક્તા સંશોધન એક્ટના સમર્થનમાં જનજાગરણ અભિયાનનાં આયોજન અને કાર્યક્રમો માટે ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી કમલમ્ કોબા ખાતે આવતીકાલે સવારે પ્રદેશ બેઠક યોજવામાં આવી છે

વેંકૈયા નાયડુના હસ્તે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો એનાયત કરવામાં આવશે જેમાં ગુજરાતી ફિલ્મ હેલ્લારોને સર્વશ્રેષ્ઠ ફિચર ફિલ્મના પુરરસ્કાર નવાજવામાં આવશે ફિલ્મ અભિનેતા આયુષ્યમાન ખુરાનાને ફિલ્મ અંધાધૂન માટે અને વિક્કી કૌશલને ઉરી ફિલ્મમાં શ્રેષ્ઠ અભિનય માટે શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર એનાયત થશે તેલુગુ ફિલ્મ મહાનટીમાં ઉત્તમ અભિનય માટે કીર્તી સુરેશને શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર એનાયત થશે આદિત્ય ધરને તેમની પ્રથમ ફિલ્મ ઉરી માટે બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ આપવામાં આવશે વરિષ્ઠ અભિનેતા સુરેખા સીકરીને બધાઇ હો ફિલ્મમાં એક શાનદાર મેટ્રીકની ભૂમિકા માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એવોર્ડ એનાયત કરાશે ગાયક ગીતકાર સ્વાનંદ કિરકિરેને મરાઠી ફિલ્મ યુમ્બક માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ એનાયત કરવામાં આવશે અક્ષયકુમાર અભીનીત ફિલ્મ પેડમેનને સામાજીક મુદ્દાઓ પર આધારિત શ્રેષ્ઠ ફિલ્મ તરીકે પસંદ કરવામાં આવી છે સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતને ધુમર ગીત માટે સર્વશ્રેષ્ઠ નૃત્ય નિર્દેશક અને શ્રેષ્ઠ સંગીત નિર્દેશકનો પ્રરસ્કાર એનાયત કરાશે અરિજીત સિંહને પદ્માવત ફિલ્મમાં વિન્તે દિલ ના ગીત માટે શ્રેષ્ઠ પાર્શ્વગાયકનો એવોર્ડ એનાયત કરાશે

કન્નડ ફિલ્મ ઓનડાલ્લા ઇરાડાલ્લા ને રાષ્ટ્રીય એકતા માટે સર્વશ્રેષ્ઠ શ્રેણીમાં નરગીસ દત્ત એવોર્ડ એનાયત કરાશે ફિલ્મો માટે સૌથી પસંદગીના રાજ્ય તરીકે ઉત્તરાખંડને પુરસ્કાર અપાશે

ઈ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટીચર એજ્યુકેશન આઈઆઈટીઈ નો દ્રિતીય પદવીદાન સમારોહ યોજાઈ ગયો આ સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર યુડાસમા ખાસ ઉપસ્થિત રહ્યા હતા

પદવીદાન સમારોહમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે માતાપિતા બાળકને જન્મ આપે છે જ્યારે શિક્ષક તે બાળકને સંસ્કારવાન બનાવી શ્રેષ્ઠ નાગરીકનું નિર્માણ કરે છે

તેમજ ભારતની શિક્ષણ વ્યવસ્થાની વાત કરી હતી શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ યુડાસમાએ શિક્ષકોની ભૂમિકા અંગે વિગતવાર જણાવ્યુ હતુ અને શિક્ષકો પૈકી બાળકના ઉમદા ધડતર કરવા પર ભાર મૂક્યો હતો

મધુસૂદન મકવાણા વિવિધ યુનિવર્સિટીના કુલપતિશ્રીઓ શિક્ષણવિદો અધ્યાપકો વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

ગ્રામજનોને સંબોધન કરતા રાજ્યમંત્રીશ્રી ખાબડે જણાવ્યું કે આદિજાતિના વિકાસ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અનેક પ્રકારની કલ્યાણકારી યોજનાને અમલી બનાવવામાં આવી છે

તેના કારણે કરજણ નદી બે કાંઠે વહેતી થતા રાજપીપ ળા ભદામ ભચરવાડા હજરપુરા ભુછાડ ધાનપોર અને ધમણાચાના ગામોને એલર્ટ કરાયા છે

ઊંઝા લક્ષચંડી યજ્ઞ ઊંઝા ખાતે ચાલી રહેલા વિરાટ લક્ષચંડી મહોત્સવનાં આજે ચોથા દિવસે ભક્તો અને શ્રધ્ધાળુઓ સતત ઉમિયા માતાના દર્શન પહોંચી રહ્યા છે

વાહનોના પંચર માટે હેલ્પલાઈન સેવા શરૂ કરવામાં આવી છે પોલીસની ત્રીજી આંખ એવા સીસીટીવી કેમેરા દ્વારા ઉમિયાનગરમાં સતત મોનીટરીંગ થઈ રહ્યું છે બે હજારથી વધુ પોલીસ જવાનોનો બે ભાગમાં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે શિબિર ગુજરાત પ્રાંતના રાષ્ટ્રીય સ્વયંસેવક સંધ દ્વારા સમર્થ ભારત યુવા સંગમ શીબીરનું કલોલ તાલુકાના પલસાણા ખાતે છારોડી ગુરુકુલના માધવ પ્રિયદાસજી મહારાજના હસ્તે શુભારંભ થયો હતો આ ત્રણ દિવસના શિબીરમા અઢી હજાર વિધાર્થીઓ ભાગ લઈ રહ્યા છે

કે અમદાવાદથી દીવ તરફ જતી ખાનગી કંપનીની એક બસ પલટી ખાઈ જતા એક મુસાફરનું ધટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું અક્સ્માતમાં ઈજા પામેલાઓને ભાવનગરની હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે

સૂર્યગ્રહણને અનુલક્ષીને સોમનાથ મંદિર તેમજ ટ્રસ્ટ હસ્તકના અન્ય દરેક મંદિરોમાં પણ પૂજાવિધિમાં ફેરફાર કરાયો છે